પ્રાદેશિક સમાચાર અમિતા વાંઝા વાંચે છે રાજ્યમાં ચૂંટણી પ્રચાર વેગીલો બન્યો ભાજપ અને કોંગ્રેસ સહિત અન્ય પક્ષોએ ગુજરાતમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો ભાજપના અધ્યક્ષ અમીત શાહે જૂનાગઢ અને ડીસામાં અને કોંગ્રેસ પ્રમૂખ રાહુલ ગાંધીએ અમરેલીમાં જાહેરસભા સંબોધી ચૂંટણીકાર્યમાં ફરજ બજાવતા કર્મચારીઓ માટે યોજાયેલુ બેલેટ મતદાન આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી અને વિધાનસભાની પેટાચૂંટણી દરમિયાન દરેક વિધાનસભા મતવિભાગ દીઢ પાંચ વીવીપેટ મશીનોમાં વીવીપેટની સ્લીપની ફરજીયાત ગણતરી કરવાની રહેશે

સી સી

પસંદગી સમિતીએ ગઇકાલે ભારતીય ટીમની જાહેરાત કરી રાજ્યના હાર્દિક પંડચા જસપ્રિત બ્રમરાહ અને રવિન્દ્ર જાડેજાનો સમાવેશ દક્ષિણ પશ્ચિમ રાજસ્થાનમાં સમુદ્ર સપાટીથી દોઢેક કિલોમીટરની ઉંચાઇએ

મતદાન માટે હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે ત્યારે કોંગ્રેસ ભાજપ સહિત અન્ય પક્ષોના ઉમેદવારોના પ્રચારમાં સ્થાનિક નેતાઓ સહિત રાષ્ટ્રીય નેતાઓ પ્રચારમાં જોડાયા છે

ભાજપના નેતાઓ આજે રાજ્યમાં વિવિધ લોકસભા ક્ષેત્રોમાં ચૂંટણીપ્રચાર જાહેરસભાઓ અને કાર્યકર્તા સંમેલનો સંબોધશે ભાજપના નેતા અને મુખ્યમંત્રી વિજયરૂપાણી આજે જૂનાગઢ લોકસભા બેઠકના ચૂંટણી પ્રચાર માટે ઉના ગીર સોમનાથ માળીયા જોશીપરા અને ભૈસાણ ખાતે જાહેર સભા સંબોધશે ભાજપના વરિષ્ઠ નેતા પરસોત્તમ રૂપાલા આજે મહેસાણા લોકસભા બેઠકના ચૂંટણી પ્રચાર માટે વીજાપુર અને વીસનગર ખાતે જાહેરસભા સંબોધશે ભાજપના વરિષ્ઠનેતા મનસુખભાઇ માંડવીયા આજે જૂનાગઢ લોકસભા બેઠકના ચૂંટણી પ્રચાર માટે મેંદરડા અને પોરબંદર લોકસભા બેઠકના ચૂંટણી પ્રચાર માટે બિરલા હાઉસ પોરબંદર ખાતે તબક્કાવાર બેઠક યોજશે દરમ્યાન ભાજપના અન્ય નેતાઓ પણ રાજ્યના જે તે લોકસભા ક્ષેત્રોમાં ચૂંટણી પ્રચાર તેમજ જાહેરસભાઓ સંબોધશે

ભાજપના અધ્યક્ષ અમિત શાહે જણાવ્યું છે કે લોકસભાની ચૂંટણીમાં પક્ષનો પરાજય થશે એવી ખાતરી થતાં જ કોંગ્રેસ પક્ષ અને તેના અધ્યક્ષ રાહુલ ગાંધીએ ઇ

મશીનોને દોષ આપવાની શરૂઆત કરી છે ગુજરાતના ગીર સોમનાથ જિલ્લામાં ગઇકાલે એક રેલીને સંબોધતાં શ્રી શાહે જણાવ્યું હતું કે રાફેલ વિમાન કેસ બાબતે સર્વોચ્ચ અદાલતે આપેલા ચુકાદા અંગે શ્રી રાહુલ ગાંધી ખોટું બોલ્યા હતા અને હવે તેમને અદાલતે સ્પષ્ટતા આપવા સમન્સ પાઠવ્યા છે કેન્દ્રની એન ડી એ સરકારની મહત્વની સિદ્ધિઓ અંગે બોલતા શ્રી શાહે જણાવ્યું હતું કે એન ડી એ સરકારે ઓ બી સી પંચને બંધારણીય દરજ્જો આપ્યો છે તથા સામાન્ય વર્ગના આર્થિક રીતે નબળા વર્ગોના લોકો માટે દસ ટકા અનામતની જોગવાઇ કરી છે શ્રી શાહે કહ્યું કે દેશને સલામત બનાવવો એ મોદી સરકારની સોથી મોટી સિદ્ધિ છે

ગઇકાલે ગુજરાતના ભાવનગર જિલ્લામાં મહુવા ખાતે ચૂંટણી રેલી સંબોધતા શ્રી ગાંધીએ દાવો કર્યો હતો કે જો પક્ષ ચૂંટણીમાં જીતશે તો ન્યાય યોજના તરત જ અમલમાં મુકાશે

નર્મદા જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી આઇ

પટેલે મતદાન સમયે રૂબરૂ મુલાકાત લઇ પોસ્ટલ બેલેટ દ્વારા ચાલી રહેલી મતદાન પ્રક્રિયાનું નિરીક્ષણ કર્યું હતું

આ ઉપરાંત અલગ અલગ શહેરોમાં પણ પોસ્ટલ બેલેટ મતદાન થયું હતું

ત્યારે મોટી કંપનીઓ દ્વારા પણ તેની સામાજિક જવાબદારી ના ભાગ રૂપે મતદારોને જાગૃત કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે અરવિંદ મિલ્સ દ્વારા આવા જ પ્રયાસ ના ભાગ રૂપે જીલ્લા ચૂંટણી તંત્રના સહયોગ થી પોતાના કર્મચારીઓ માટે ઇવીએમ અને વી વી પેટ નું નિદર્શન રાખવામાં આવ્યું હતું અને કર્મચારીઓ અને તેમના પરિવારજનો સો ટકા મતદાન કરે તે માટે તેમને જાગૃત કરવામાં આવ્યા હતા અરવિંદ મિલ્સ ના શ્રી હિરેન રાવે વધ્ માહિતી આપી